રાજયના વાંહન વ્યવહાર મંત્રી આર સી ફળદુએ કહ્યું કે સરકારી ગાડી નિયમન ભંગ કરશે તો દંડ ની રકમ સબંધિત અધિકારીએ પોતાના ખિસ્સામાંથી ભરવી પડશે

કેન્દ્રીય વાણિજય મંત્રાલય દ્વારા આજે દિલ્ફીમાં યોજાયેલી ખાસ બેઠકમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે આ પુરસ્કાર સ્વીકાર્યો છે કેન્દ્રીય મંત્રી પિયુસ ગોયલે પુરસ્કાર અર્પણ કર્યો હતો આ બેઠકમાં નિકાસને પ્રોત્સાફન સહિતના મુદાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

માંડવીનાં ધ્રબૂડી અને મુન્દ્રાના ફ્રકડસર ગામે દરિયાનું પાણી માણસને પીવાલાયક બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટ નાખવાની ટેન્કર પ્રકિયા તંત્ર દ્વારો પૂરી થઇ ચુકી છે

આ પ્રકારનો પહેલો દરિયાઈ જળશુદ્ધિકરણ પ્લાન્ટ જામનગર જીલ્લા જોડિયા ખાતે કાર્યકત કરાયા બાદ કરછમાં બે સ્થળે આવા પ્લાન્ટ નાખવાની કામગીરી ઓકટોબરમાં શરુ કરાશે

પોર્ટ ટ્રસ્ટના સુત્રોના જણાવ્યા અનુસાર બંદરની આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ જેટી પર લાગરેલા જજાજ એમ વી ઓઈલ જીમેધમાંથી કન્ટેનર ચડાવી આ સિદ્ધિ હાંસલ કરી હતી

વ્યાપાર આકર્ષવા માટે બંદરનાં પ્રશાશન બિજનેશ ડેવલેપની ટીમની રચના કરી છે આ ટીમ ટ્રસ્ટનાં અધ્યક્ષ નાં નિરીક્ષણ ફેઠળ કાર્ય કરશે

આ અંગે નાયબ પશુપાલન નિયામન કે

બીજદાન બાદ ગાય અને ભેસના કાનમાં ઇઅર ટેગ પણ લગાડશે

કરછના મોટા ભાગના વિસ્તારોમાં ગણેશોત્સવ ત્રણ દિવસથી માંડી સાત દિવસ સુધી થાય છે જીલ્લામાં છેલ્લા બે દિવસ દરમ્યાન તળાવ નદીકાંઠે દરિયા કિનારે ગણેશજીનમૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું